આજે સવારે ટ્વીટર ઉપર પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કેમાત્ર નાગરિકો જ નહી પણ વિચારો અને કલાનું સ્વાતંત્ર્ય પણ નિયંત્રિત કરાયું હતું તેમણે કટોકટીનો વિરોધ કરનાર બધા જ ભાઇ બહેનોને તેમના સાહસ માટે બિરદાવ્યા હતા

આજે નશીલા પદાર્થો અને તેની ગેરકાયદે હેરાફેરી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ છે આજનો દિવસ સમાજમાં આ સમસ્યા અંગે જાગરૂકતા વધારવા માટે મનાવવામાં આવે છે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે વડી અદાલતની મંજુરીના પગલે ચાલુ શૈક્ષણિક વર્ષથી રાજયના વિદ્યાર્થીઓને પ્રવેશની વધુ તકો ઉપલબ્ધ થશે

નેહ્લ ઠક્કર ભુજ શાળામાં સલામતી સપ્તાહ્ વાવાઝોડા ભૂકંપ જેવી કુદરતી આફતો સામે કઈ રીતે સ્વરક્ષણ મેળવવું તેવા ઉદેશ્ય સાથે કચ્છની તમામ શાળાઓમાં આપત્તિ વ્યવસ્થાપન જિલ્લા શિક્ષણ અને પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા સલામતી સપ્તાફની ઉજવણીનો પ્રારંભ ભુજની ઈન્દ્રાબાઈ ગર્લ્સ ફાઈસ્કૂલ ખાતેથી કરાયો ફતો

જેમાં આપત્તિ વ્યવસ્થાપન ટીમ દ્વારા કોઈપણ સંકટ સમયે સ્વ અને અન્યની રક્ષા કઈ રીતે કરાય તેનું પ્રત્યક્ષ નિદર્શન કરાયું હતું

તેવા કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું સુધારણા સાથે જાફેરાત કરતો પરિપત્ર બફાર પડ્યો છે છેલ્લા બે વર્ષથી સતત રજૂઆતોના પગલે જાહેરાત થતા પાંચમું પગારપંચ મેળવતા કર્મચારીઓમાં આનંદ ની લાગણી ફેલાઈ છે રાજ્ય સરકારે બફાર પાડેલા પત્ર મુજબ સુધારો કર્યો છે મળવાપાત્ર તફાવત ની રકમ રોકડમાં ચૂકવવાનો પણ આ પરિપત્રમાં આદેશ કરાયો છે

ટી

ભચાઉ ખાતે આયોજન કરાયું છે

કરેલ ઉમેદવારો આ ભરતી મેળામાં ઉપસ્થિવત રઠ્ઠી શકશે

તેવું રોજગાર અધિકારી ભુજ કચ્છઉની યાદીમાં જણાવાયું છે

જેમાંથી એક પણ મેલેરિયાનો કેસ જણાયો નથી સાથે મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા રોગોના ઉત્પત્તિસ્થાન એવા પાણીના પાત્રો તપાસાયા ફતા

ઉપરાંત પોરાનાશક દવાનો છંટકાવ કરાયો ફતો

કોર્પોરેટ ડ્રાઈવ દ્વારા ગઈકાલ સાંજ સુધીમાં મોટી વિજચોરી ઝડપાવવાની શકયતાઓ રહી હતી

પ્રાપ્ત વિગતો મુજબ ફાલ ગુજરાતની આસપાસ બે વરસાદી સીસ્ટમ સક્રિય થઇ છે

આગાહીને કારણે સાવચેતીના પગલા રૂપે વહીવટી તંત્રને સતર્ક કરી દેવામાં આવ્યું છે અને તમામ જીલ્લા તંત્રને સતક રફેવા સુચના આપવામાં આવી છે